ત બાંગ્લાદેશ અને ભારત વચ્ચે આજે ફરીથી હવાઇ મુસાફરી સેવાનો આરંભ થયો છે

જ્યાં મતદાન વહેલું પુરૂં કરવામાં આવ્યું હતું

સુરક્ષા વ્યવસ્થા યુસ્ત બનાવાઇ હતી મતદાન દરમ્યાન તમામ કેન્દ્રો પર દરેક વ્યક્તિનું થર્મલ સ્કીનીંગ કરાયું હતું તેમજ સેનેટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવી હતી

પ્રથમ તબક્કામાં પ્રેમકુમાર રામનારાયણ માંડલ જયકુમાર સિંઘ સહિત આઠ કેબીનેટ મંત્રીઓનો સમાવેશ થાય છે

તો વિકાસશીલ ઇન્સાન પાર્ટીના એક ઉમેદવાર જંગમાં છે

આ તબક્કો આરજેડી માટે નિર્ણાયક ગણાય છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મુઝફ્ફરપુર ચૂંટણી સભાને સંબોધતા જણાવ્યું હતું કે વિપક્ષ પાસે કોઇ વિકાસનું કોઇ મોડલ નથી કે નથી અનુભવ બિહારમાં ચૂંટણી સભા સંબોધતા તેમણે આક્ષેપ કર્યો હતો કે વિપક્ષો રાજ્યને ફરીથી પાછળ ધકેલી દેશે તેમણે દાવો કર્યો હતો કે નીતિશકુમારના શાસનકાળમાં બિહાર વિકાસના માર્ગે આગળ વધ્યું છે પ્રધાનમંત્રીએ કહ્યું કે જે પાર્ટી બિહારમાં ઉદ્યોગો બંધ કરવા માટે જવાબદાર છે તે જ આજે વિકાસની વાતો કરે છે

અને બંને દેશો વિશ્વની સૌથી મોટી સાત અર્થવ્યવસ્થામાં સામેલ છે બંને દેશોનું સંયુક્ત સકલ ઘરેલુ ઉત્પાદન પાંચ ટ્રિલિયન ડૉલરથી વધુ છે

સભ્ય દેશોને આર્થિક શક્તિ મજબૂત બનાવવાનો આ અવસર છે

દેશોના મંત્રીઓની બહ્પક્ષીય વિચાર વિમર્શ પ્રણાલિ પર ભાર મૂકવામાં આવ્યો હતો વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી હરદીપસિંહ પુરીએ પણ આ પ્રસંગે પોતાના વિચાર રજ્ન કર્યા હતા

ના મહાસચિવ અને કિર્ગિઝ ગણરાજ્ય કઝાખાસ્તાન પાકિસ્તાન રશિયા તઝાકિસ્તાન ઉઝબેકીસ્તાનના મંત્રીઓએ ભાગ લીધો હતો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 વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

રીઝર્વ બેન્ક ભારતીય રીઝર્વ બેન્કે બે કરોડ રૂપિયા સુધીનું ઘિરાણ લેનારાને વ્યાજનું વ્યાજ આગામી પાંચ નવેમ્બર સુધીમાં પરત જમા આપવાનો બેન્કો અને નાણાં કંપનીઓને આદેશ કર્યો છે છ મહિના ઘિરાણ પરત યૂકવવામાં અપાયેલી માફી વખતે ચક્રવૃદ્ધિ વ્યાજના બદલે સાદું વ્યાજ લેવાની કેન્દ્ર સરકારની જાહેરાત પછી રીઝર્વબેન્કે આ આદેશ બહાર પાડયો છે

અને બાકી લોન પર સાદું વ્યાજ જ ઉધારવાનું રહેશે દર મહિને બાકી વ્યાજ પર જો બેન્કોએ ઘિરાણ આપતી કંપનીએ ચક્રવૃદ્ધિ વ્યાજ ચડાવ્યું હશે તો તેણે સાદા વ્યાજના દરે થતી રકમ અને ચક્રવૃદ્ધિ વ્યાજની રકમ વચ્ચેનો તફાવત લોન લેનારના ખાતામાં પરત જમા કરવાનો રહેશે

એર બબલ બાંગ્લાદેશ અને ભારત વચ્ચે આજે ફરીથી હવાઇ મુસાફરી સેવાનો આરંભ થયો છે બંને દેશો વચ્ચે થયેલા એર બબલ સમજૂતી અંતર્ગત ઢાકાથી બે વિમાન રવાના થયા છે ઢાકા સ્થિત ભારતીય દૂતાવાસના વિક્રમ દોરઇસ્વામી અને બાંગ્લાદેશના નાગરીક ઉદ્દયન સત્તામંડળના અધ્યક્ષ એર વાઇસ માર્શલ મફીદુર રહેમાને આ સેવાનો શુભારંભ કરાવ્યો

એનસીપી શરદ પવાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અને પૂર્વ કેન્દ્રિય કૃષિમંત્રી શરદ પવારે આજે મહારાષ્ટ્રના ડુંગળી ઉત્પાદકોને ભરોસો આપ્યો છે કે વેપારો અને ખેડૂતોનું એક પ્રતિનિધિમંડળ ખૂબ જ જલ્દી સરકાર સાથે વાટાઘાટો કરવા દિલ્ફી મોકલવામાં આવશે જેથી હાલની પરિસ્થિતિનું સમાધાન થઇ શકે આ પ્રતિનિધિમંડળ સરકારને ડુંગળી માટે સ્પષ્ટ નીતિ બનાવવા અંગે પણ વાત કરશે